આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશ વિદેશમાં યોગાભ્યાસ કાર્યક્રમોથી ઉજવણી કરવામાં આવી મુખ્ય કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાંચી ખાતે યોજાઇ ગયો આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે યોગ શાસ્ત્ર માનવ જીંદગીનો અનિવાર્ય હિસ્સો હોવાથી તમામ સંક્રચિત અર્થઘટનથી સર્વોપરી છે તેને ધર્મ જાતિ રંગ કે પ્રદેશવાદમાં બાંધી શકાય નહીં તેમણે ગરીબ અને આદિવાસીના ઘર સુધી યોગ પહોંચાડવા આહ્વાન કર્યું હતું વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં ઢળતી સાંજે યોગાસન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી વિજય રુપાણી અને હજારથી વધુ સાધુ સંતો મહંતો તથા ધર્માચાર્ય જોડાયા હતા અમદાવાદ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની ઉજવણીનું નેતૃત્વ રાજ્યપાલ ઓ પી કોહલી તથા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું હતું હજારો યોગ સાધકો સાથે યોગાસન તથા પ્રાણાયમનો કાર્યક્રમ પુરો થયા બાદ શ્રી રૂપાણીએ ગુજરાતમાં યોગ બોર્ડ રચવાની જાહેરાત કરી હતી જેથી એવી ઝુંબેશ છેવાડાના માણસ સુધી પહોંચે જેમાં આરોગ્ય માટે યોગની પ્રેરણા અપાય યોગ સાધના એક દિવસ પુરતી મર્યાદિત ન રાખતા દૈનિક દિનચર્યાનો હિસ્સો બનાવવાની અપીલ તેમણે સૌને કરી હતી

આયુષ મંત્રાલયે આ જાહેરાત કરી હતી

પાંચમા યોગ દિવસની ઉજવણી યાદગાર બનાવવા સોમનાથ મહાદેવ મંદિર તથા દ્વારકાના જગત મંદિરનું પ્રાંગણ સવારે દર્શનાર્થીને બદલે યોગ સાધકોથી ઉભરાયું હતું અને સૌએ સામૂહિક યોગ કર્યા હતા શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચર ચોક અને ચોટીલા ડુંગર અને તરણેતર જેવા ધાર્મિક સ્થળ યોગ નિદર્શનનું કેન્દ્ર બન્યા હતા ગાંધીનગરના અક્ષરધામ ખાતે યોજાયેલા યોગાભ્યાસમાં જોડાયેલા યુવા સાધકોની હારમાળાને લીધે લાલ પથ્થરથી બનેલું સંકુલ અનુપમ લાગતું હતું

મોઢેરા ખાતે સૂર્યમંદિરમાં યોજાયેલા યોગાભ્યાસમાં સાતસોથી વધુ યુવાસાધક જોડાયા હતા જૂનાગઢ ખાતે આવેલી તમામ ઐતિહાસિક ઇમારત જેવી કે મહોબત મકબરો ઉપરકોટ વેલિંગડન ડેમ તથા ગિરનાર તળેટીમાં આવેલા ભવનાથ મંદિરમાં યોગ કાર્યક્રમ યોજાયો હતો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હરિયાળા પરિસરમાં પણ અગ્રણી નાગરિકો તથા વિદ્યાર્થીઓ દ્વારા યોગાભ્યાસ કરાયો હતો કચ્છ જિલ્લામાં માંડવી બીચ ધોળાવીરા જેવું ઉત્ખનન સ્થળ લખપત કિલ્લો તથા ભૂજના છતરડી અને આયના મહેલ જેવા ઐતિહાસિક સ્થળ યોગાભ્યાસનું આકર્ષણ બન્યા હતા પશ્ચિમ કચ્છમાં સરહદ નજીક ખાવડા ખાતે કોટેશ્વર નારાયણ સરોવર ખાતે બી એસ એફ દ્વારા યોગાભ્યાસ કરાયો હતો કેન્દ્રશાસિત પ્રદેશ દમણ દિવના પ્રશાસક પ્રફુલ પટેલની આગેવાનીમાં દમણની દિવાદાંડી નજીક યોગાભ્યાસ યોજાયો હતો જયારે દિવ ટાપુ ઉપર કલેકટર દ્વારા યોજાયેલા યોગાભ્યાસમાં રઘુનાથ કુલકર્ણી અને ગોપાલ ટંડેલ જેવા ભાજપના આગેવાન જોડાયા હતા ધ્રાંગધ્રામાં આવેલી લશ્કરી છાવણીમાં યોજાયેલા યોગાભ્યાસમાં જવાનોની સાથે શહેરના નાગરિકો પણ જોડાયા હતા વડોદરાના વિખ્યાત સ્થળો ઉપર યોગાભ્યાસ સાથોસાથ યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી જોડાયા હતા જયારે મહેસાણા ખાતેની ઉજવણીમાં જીઆઈડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂત તથા મિસ વર્લ્ડ યોગિની એવા પૂજા પટેલ હાજર હતા ડાંગ જિલ્લામાં આહવા ખાતે આવેલ ઐતિહાસિક સ્વરાજ આશ્રમ ખાતે યોગ દિવસ ઉજવાયો હતો જામનગરમાં બેનમૂન સ્થાપત્યનો નમૂનો ગણાતા લાખોટા તળાવની પાળે યોજાયેલા યોગાભ્યાસમાં કેબિનેટ મંત્રી આર

અમરેલી જિલ્લાતંત્ર દ્વારા યોજાયેલા યોગ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો સાથે વરિષ્ઠ મંત્રી વિભાવરીબેન દવે જોડાયા હતા

ભાવનગર ખાતે રેલવે તંત્ર દ્વારા યોજાયેલા યોગાભ્યાસમાં અધિકારીઓ તથા કર્મચારીઓ સાથે જાહેર જનતા પણ જોડાઈ હતી

લુણાવાડા ખાતેની ઉજવણીમાં ઉલ્લેખ કરાયો હતો કે યોગી લુણનાથ યોગ વિદ્યામાં સિધ્ધિ પ્રાપ્ત કરી ચુકયા હતા મહીસાગર જિલ્લામાં રૈયોલી ખાતે આવેલા ડાયનાસોર પાર્કમાં પણ યોગ દિવસ ઉજવાયો હતો નવસારી નજીક દાંડીના દરિયા કિનારે નજીક સત્યાગ્રહ સ્મારક ખાતે પણ યોગભ્યાસ વડે ઉજવણી કરાઈ હતી

કચેરી દ્વારા યોગ નિદર્શન યોજાતા તેમાં યુવા સાધકો બહોળી સંખ્યામાં જોડાયા હતા આણંદ જિલ્લામાં ગઇકાલે વિશ્વ યોગ દિને છ લાખ લોકો યોગાભ્યાસમાં જોડાયા હતા

ભાવનગરના મહુવા રોડ જવાહર મેદાન ખાતે યોજાનારા લોકાર્પણ કાર્યક્રમમાં વાહનવ્યવહાર મંત્રી આર સી ફળદ્દ મંત્રી શ્રી પરષોત્તમ સોલંકી વિભાવરીબેન દવે સહિત સંસદ સભ્ય ધારાસભ્યો ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમમાં નવીન મિનિ બસ સુપર એક્સપ્રેસ ગુર્જરનગરી બસો તથા ટ્રાફિક એવેરનેસ મોબાઇલ વાનનું પણ લોકાર્પણ કરાશે

મેટ્રોલિંક સર્વિસ અંતર્ગત ઇન્ટરસિટી બસ સેવામાં આ મીની બસોને દોડાવવામાં આવશે

આગામી કેન્દ્રીય બજેટ અંગે ગઇકાલે નવી દિલ્હીમાં મળેલી રાજ્યના નાણામંત્રીઓની બેઠકમાં રાજ્યના નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતને વધુ પ્રોત્સાહન આપવા વધુ ગ્રાન્ટ ફાળવવા પર ભાર મ્રક્યો હતો

ગુજરાતમાં દારૂબંધી છે તેથી ગુજરાતને એક્સાઇઝ અને અન્ય ટેક્ષથી હજારો કરોડની આવક મળતી નથી જેથી દારુબંધીના કારણે આવકમાં ઘટાડો થાય છે તે ભરપાઇ કરવાની માંગણી નાણામંત્રી નીતીનભાઇ પટેલે કરી છે હવામાન ખાતાએ આગાહી કરી છે કે ગુજરાતમાં ચોમાસાનો વરસાદ આજથી શરૂ થઇ જાય તેવા વાદળ બંધાયા છે દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારીથી વરસાદની શરૂઆત થશે જે ક્રમશઃ મધ્ય ગુજરાતમાં આણંદ સુધી આગળ વધશે